વહીવટીતંત્ર દ્રારા તકેદારીના તમામ પગલા લેવાયા છે ગઈકાલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ ડોક્ટર જયંતી રવિએ વહીવટી તંત્રની કામગીરીની વિગતો આપી હતી

રાજય સરકારે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ મુક્યો છેજેનો ભંગ કરનારને દંડ કરાશે

રાજયની તમામ હોટલરેસ્ટોરન્ટને કોરોના રોગની માર્ગદર્શિકા અપાઈ છે રાજ્યના અમદાવાદ સુરત એરપોર્ટ ખાતે તથા રાજ્યના તમામ બંદરો ખાત મુસાફરોનું સ્કીનીંગ કરાઈ રહ્યુ છે એસટી બસો અને જાહેર પરિવહનની બસોમાં તથા દ્રેનોમાં જં તુ નાશક દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે

રાજય સરકારે જનતાને કોઈપણ અફવા કે સોશિયલ મીડિયામાં ફરતા સમાચારોની ખરાઈ કર્યા વગર તેના પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે ઉપરાંત ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓને જ માસ્ક પહેરવો જોઈએ તેમ જણાવ્યુ છે

નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે ગૃહમાં આ જાહેરાત કરી હતી ગૃહની બહાર પત્રકારોને માહિતી આપતા શ્રી પટેલે જણાવ્યુ કે ખેડુતોના ઉભા પાકને બચાવવા માટે ધારાસભ્યોશ્રીઓખેડુત આગેવાનો કિસાન સંઘ દ્રારા કરાયેલા રજુઆતના પગલે સરકારે આ નિર્ણય કર્યો છે

આ અંગે ભુજ એરપોર્ટના ડાયરેક્ટર નવનીત ગુ પ્તાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે ભુજ વિમાની મથકને લાઈફ ડિટેકશન મશીનવિક્ટીમ લોકેટ ઈક્વિટમેન્ટ સહિતના આપતિના સમયે ખુ બ ઉપયોગી એવા સાધનોની ફાળવણી કરવામાં આવી છે તેમણે વધુ માં જણાવ્યુ હતું કે ટુંક સમયમાં બોમ્બ ડિસ્પોઝલ માટેના સાધનો પણ ફાળવવામાં આવશે